પ્રાદેશિક સમાયાર રૂપલ જાની વાંચે છે

રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ હજુ બે દિવસ ચાલુ રહેવાની હવામાન વિભાગની આગાહી

આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસો નોંધાવાનો સિલસિલો યથાવત છે

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા છે

અત્યાર સુધી પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યા છે

હાલમાં પ્રવર્તમાન કોરોના રોગચાળાને અટકાવવા પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસ દ્વારા ભુજ શહેર અને તાલુકાના ગામોમાં માસ્ક ન પહેરનારા લોકોને દંડ ફટકારવાની જગ્યાએ માસ્ક પહેરાવવાનો નવતર પ્રથોગ હાથ ધરવામાં આવ્યો હતો

રાજપીપળા ખાતે કોરોના હોટસ્પોટ ગણાતા શાકમાર્કેટ અને કાછીયાવાડ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને સીલ કરી દેવાયા છે

જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર શ્રી દ્વારા બેઠકમાં જિલ્લામાં હાલના સંક્રમિત કેસો અસરગ્રસ્ત વિસ્તારો સાજા થયેલા કેસ કેસો મળવાનો દર ટેસ્ટીંગ અને સારવાર સહિતની બાબતો વિશે માહિતી આપવામાં આવી હતી કમિશ્નર શ્રી શિવલહેરીએ કોરોના સામેની લડાઇ લાંબી ચાલે તેમ હોવાથી તેને ધ્યાનમાં રાખીને સંસાધનો અને વ્યૂહરચનાનું આયોજન કરવા પર ભાર મૂક્યો હતો

રેમડેસીવીર અને ટોસિલીઝ્રમેબ ઇન્જેક્શનના કાળાબજારનું નેટવર્ક બહાર લાવવા તંત્ર દ્વારા અમદાવાદના એક મેડીકલ રીપ્રેઝન્ટેટીવને બોગસ ઓર્ડર આપી એક મોટા કાળાબજારી કૌભાંડ બહાર આવ્યું છે અમદાવાદનો મેડીકલ રીપ્રેઝન્ટેટીવ સુરતના એક ઇસમ સાથે મળીને સમગ્ર નેટવર્ક યલાવતો હોવાની વિગતોના આધારે સુરત ખોરાક અને ઔષધ નિયમનતંત્રની ટીમ દ્વારાસુરત ખાતેથી રૂ

મજદૂરસંઘ સાબરકાંઠા જિલ્લામાં રાજ્ય માર્ગ પરિવહન નિગમ એસ ટી વિભાગના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ઇડર ભાજપ કાર્યાલય ખાતે એસ ટી મજદ્દર સંઘ યુનિટના પ્રમુખ હૈદરભાઇ ચુનારા મંત્રી સફિરભાઇ મનસૂરી સુનિલભાઇ રામી તેમજ અન્ય એસ ટી કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ધારાસભ્ય હિતુ કનોડિયાએ આવેદનપત્ર સ્વીકારતા યોગ્ય સમાધાન માટે આશ્વાસન આપ્યું હતું

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળના અખાતમાં ઉભી થયેલું વરસાદી હવામાન મધ્યપ્રદેશ તરફથી ખસીને હાલ રાજ્યના પંચમહાલ મહિસાગર સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા અને પાટણ સુધી વિસ્તર્યું છે જ્યારે અરબી સમુદ્રમાં આવી રહેલા વાદળો દક્ષિણ ગુજરાત ભાવનગરઅમરેલી ગીર સોમનાથ બોટાદ અને સુરેન્દ્રનગર જીલ્લામાં પહોંચ્યા છે તેના પરિણામે આ તમામ જીલ્લાઓમાં સોમવાર સાંજ સુધી હળવાથી મધ્યમ વરસાદ તો દક્ષિણલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેમજ કેન્દ્રશાસિત દિવ દમણ તથા દાદરાનગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે અમદાવાદમાં પણ બપોર બાદ ધણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે

છોટા ઉદેપુર જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા ખેડૂતો ખુશ થયા હતા છેલ્લા એક સપ્તાહથી ખેડૂતોને મેઘરાજાને રીઝવવા પરંપરા મૂજબ અનેકવિધિ ક્વાંટ વિસ્તારમાં શરૂ કરી હતી

આ અંગેની જાણ ફાયરબિગ્રેડને કરાતા ફાયરબિગ્રેડની ટીમે ચારેય મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે બીજા એક બનાવમાં કલ્યાણપુર તાલુકાના ગટકી ડેમમાં ન્હાવા પડેલા એક યુવાનનું ડ્રહી જવાથી મોત નિપજ્યું છે સ્થાનિક લોકોએ મૃતદેહ બહાર કતાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે

મોરબી ખાતે કેબિનેટમંત્રી શ્રી સૌરભભાઇ પટેલ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી આઇ

જાડેજા જીલ્લા પ્રભારી શ્રી મેઘજીભાઇ કંઝારિયા મોરબી જીલ્લા પ્રમુખ શ્રી રાઘવજીભાઇ ગડારા રાજકોટના સંસદસભ્ય શ્રી મોહનભાઇ કુંડારિયા હળવદના ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઇ સાબરિયા પૂર્વ ઘારાસભ્ય શ્રી કાંતિભાઇ અમૃતિયા પૂર્વ ઘારાસભ્ય શ્રી બ્રિજેશ મેરજા મહામંત્રી શ્રી હિરેનભાઇ પારેખ શ્રી જ્યોતિસિંહ જાડેજા તથા ભાજપના આગેવાનોની હાજરીમાં કોંગ્રસના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હંસરાજભાઇ પાંચોટીયા તાલુકા પંચાયતના પૂર્વ સભ્યો સરપંચો ઉપસરપંચો તથા કોંગ્રેસના આગેવાનો અને યુવાનોએ આદે ભાજપમાં પ્રવેશ કર્યો છે